સાઈપ્રણીત અને એચ

જમ્મુના રામબાણ જિલ્લામાં બનીહાલ ઉપવિભાગ સિવાય બાકીના વિસ્તારોમાં શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે પંછ અને રાજારી જિલ્લાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આજથી શરૂ થઈ છે

જાકે ટેકનિકલ ખામીના લીધે જમ્મુ વિભાગમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવામાં આવી છે જમ્મુ વિભાગના કમિશનર સંજીવ વર્માએ જણાવ્યું હતું કે આ સુવિધા વહેલી તકે શરૂ કરાશે જમ્મુના વિભાગીય કમિશનર મુકેશ સિંહે પાયાવિહોણી અફવાઓ તરફ ધ્યાન નફીં આપવા લોકોને અપીલ કરી છે તેમણે અફવા ફેલાવનારા તત્વો સામે કડક હાથે કામ લેવાશે તેવી ચેતવણી આપી છે

આ પહેલના એક ભાગરૂપે લશ્કરે રાજારીમાં મહિલા સશરેક્તકરણ નોડને ઉન્નત કરવાની પહેલ કરી છે જે સ્થાનિક મહિલાઓને શિક્ષણ આપીને સ્વરોજગારના સાધનો ઉપલબ્ધ કરાવશે જે અંતર્ગત ગઈકાલથી મહિલાઓને સિલાઈનું કામ શીખવાડવાનું તથા સિલાઈ મશીન આપવાનું શરૂ કરાયું છે બાદમાં તેઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે

રોહતકમાં ગઈકાલે રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે જા કેન્દ્ર સરકાર યોગ્ય પગલું ઉઠાવશે તો તેઓ સરકારને ટેકો આપશે

શ્રી હુડાએ કહ્યું કે રાષ્ટ્રપ્રેમ તથા ગૌરવની વાત આવે ત્યારે તેઓ બાંધછોડ કરશે નહીં

સર્વોચ્ય અદાલતના ન્યાયાધીશ અરૂણ મિશ્રાના વડપણ હેઠળની બેંચે ગોવાની નિચલી અદાલતને આ કેસની સુનાવણી છ મહિનામાં પુર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે

ક્રાઈમ બ્રાન્ચે તેજપાલની ધરપકડ કરી હતી

સર્વોચ્ચ અદાલતે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા વકીલને પાંચ લાખ રૂપિયા યુકવવાનો આદેશ ઉત્તરપ્રદેશ સરકારને આપ્યો છે ન્યાયાધીશ દિપક ગુપ્તા અને અનિરૂદ્ધ બોઝની બનેલી બેંચે સીબીઆઈ દ્વારા વધુ સમયની માંગણી કરતી અરજીના આધારે બે સપ્તાહનો સમથ આપ્યો છે સીબીઆઈએ તેની અરજીમાં જણાવ્યું હતું કે દુષ્કર્મ કેસની પીડિતા અને તેના વકીલના નિવેદનો ફજી નોંધી શકાયા નથી તેથી વધુ સમય ફાળવવામાં આવે

સર્વોચ્ય અદાલતમાં વરિષ્ઠ વકીલ સી

વૈદ્યનાથન આજે આઠમાં દિવસે તેમની દલીલો રજૂ કરવાના હતા આજે આ કેસની સુનાવણી શરૂ થવાની કેટલીક ક્ષણો પહેલા જ બંને પક્ષોના વકીલોએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ એસ

તેઓ પહેલા યુએઈ જશે અને અબુધાબીના કાઈન પ્રીન્સ શેખ મોહમ્મદ બીન ઝાવેદ અલ નાહથાન સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરશે

આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર ભારતીય તથા નેપાળના વિદેશમંત્રી પ્રદીપકુમાર ગ્યાવલી નેપાળના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

આ પંચની બેઠક એક વર્ષે નેપાળમાં અને બીજા વર્ષે ભારતમાં યોજાય છે આ બેઠકમાં ભાગ લેવા નેપાળ જનાર વિદેશમંત્રી એસ જયશંકર નેપાળના રાષ્ટ્રપ્રમુખ બીદ્યાદેવી ભંડારી અને પ્રધાનમંત્રી કે

શર્મા ઓલીની શુભેચ્છા મુલાકાત લેશે

વેંકૈથા નાથડુએ લિથુઆનીથામાં ભારતીયોને બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્ક્રતિક સંબંધોને મજબૂત બનાવવા માટે એક પુલના રૂપે કામ કરવા આહવાન કર્યું હતું તેઓ ગઈકાલે લિથુઆનીયાના પાટનગર વીલનીયસમાં ભારતીય સમુદાયને સંબોધી રહ્યા હતા શ્રી નાયડુ લીથુઆનીયા લાત્વીયા અને ઈન્ટોનીયાની મુલાકાતે છે તેમણે કહ્યું હતું કે લિથુઆનીયા ખાસ કરીને લેસર નવીનીકરણીય ઉર્જા કૃષિ ખાદ્ય પ્રક્રિયા અને જીવ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં ભારતનો મહત્વનો આર્થિક ભાગીદાર દેશ બની શકે છે

ઉલ્લેખનિયછે કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ દિવ્યાંગોને શિક્ષણ તાલીમ અને અન્ય સેવાઓ પૂરી પાડવા અંગેની સમજૂતી ઉપર ગયા વર્ષે નવેમ્બરમાં ફસ્તાક્ષર કર્યા હતા આ બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી ગહેલોતે જણાવ્યું હતું કે બંને દેશોની સરકાર દિવ્યાંગોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે આગળ વધશે

વિદેશ મંત્રાલયે દિલ્ફીમાં જારી કરેલા નિવેદનમાં આ ફુમલા માટે જવાબદાર લોકો તથા તેમને આશ્રય આપનારને શક્ય એટલી વહેલી તકે સજા અપાય તેવી માગણી કરાઈ છે ભારતે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને દિલસોજી પાઠવી છે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી છે

થમુના અને અન્ય નદીઓમાં પૂર આવતા દિલ્ફી ઉત્તરપ્રદેશ પંજાબ તથા ફરીયાણામાં એલર્ટ જાહેર કરાયું છે

ભારે વરસાદના પગલે શીમલા તથા કુલુ જિલ્લાઓમાં શાળા આજે બંધ રહેશે

પંજાબમાં ભારે વરસાદના લીધે ઓલ ગામમાં ઘરની છત તૂટી પડતાં એક કુટુંબના ત્રણ સભ્યોના મોત થયા હતા ઉત્તરપ્રદેશમાં ગંગા યમુના અને ધાગરા નદીઓમાં પૂર આવ્યા છે

ઘટનાની જાણ થતાં જ પ્રવાસન મંત્રી જયકુમાર રાવળ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા

સાઈપ્રણીત કેનેડાના જેસન એન્થોની સામે જ્યારે એચ

મહિલાઓના વિભાગમાં ભારતની પી